તેમણે જે પાંચ અદ્યતન સુવિધાઓનું ઉદ્વાટન કર્યું હતું તેમાં ઇનોવેશન ઇન્ક્યૂબેશન કેન્દ્ર ટેકનોલોજી બિઝનેસ ઇનક્યુબેશન અનુવાદ સંશોધન કેન્દ્ર અને રમત સંકુલનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

તેમજ માસ્ક નહિ પહેરનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે સુરક્ષા ટીમો ને આજથી કામગીરી અંગેની સુચના અપાઈ હોવાનું કલેકટર પ્રવીણ ડી કે એ જણાવ્યું હતું વધુ માહિતી મુજબ ગત તહેવારોમાં ભીડ તેમજ વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર ન જાળવતા કોરોના સંક્રમણના કેસોમાં દિન પ્રતિ દિન વધારો જોવા મળી રહ્યો છ્હે ત્યારે જીલ્લા કલેકટર શ્રી એ નાગરિકોને રોગ અંગેની ગંભીરતા સમજીને વ્યવહાર કરવા જણાવ્યું છે તેમજ આગામી દિવસોમાં ઠંડીમાં પણ વધારો થશે તો નાગરિકોને જાગરૂકતા કેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે

પી એસ સી ની યાદી જણાવે છે ઉમેદવારોને વધુ વિગત માટે આયોગની વેબ સાઈટ જોવાનું સૂચન કરાયું છે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટિ દ્વારા આવતીકાલે યોજાનારી પી

ડી માટેની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે અને નવી તારીખની જાહેરાત વેબસાઇટ ઉપર કરશે તેમ યાદીમાં જણાવાયું છે

પી શાહ લો કોલેજ જામનગરના પૂર્વ ગ્રંથપાલ સ્વ પ્રદીપભાઈ મધુકાન્ત છાયાની સ્મૃતિમાં ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ અને કચ્છમિત્ર સંચાલિત ફરતી પુસ્તક પરબ લાભપંચમીના વિશિષ્ટ સરસ્વતી વંદન સાથે ભુજના હૃદય સમા હમીરસર તળાવના ઓટલે યોજાઈ

લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓના સહયોગથી ભુજ અને આસપાસના ગામોમાં આ ફરતી પુસ્તક પરબનો લાભ સહુને મળી શકે એવું આયોજન છે કાર્યક્રમનું સંચાલન ફરતી પુસ્તક પરબના કો ઓર્ડિનેટર જાગૃતિ વકીલે કર્યું હતું

અને ભૂખ્યાને ભોજન કરાવવામાં આવેલ હાલની કોવીડ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ કચ્છના મુખ્ય તાલુકાઓ અને ગામોમાં સાદગીપૂર્ણ જલારામ જયંતીની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને કરવામાં આવી હતી